આ આરોપીઓમાં છ ભાગેડું અને ચાર કંપનીઓનો સમાવેશ થાય છે

તપાસમાં જાણવા મળ્યું હતું કે આ આરોપીઓએ ભારતમાં મોટાપાયે કેફી પદાર્શો ધુસાડવા ત્રાસવાદી ટોળકી બનાવી હતી

નાણાંકીય અનિયમિતતાઓને વહેલાસર પકડી પાડવાના હેતુથી આ સૂચના આપવામાં આવી છે

આ સમિતિ નાણાંકીય અનિયમિતતાઓને વહેલાસર પકડી પાડવા ઉપરાંત નાણાં સંસ્થાઓ પર નિયંત્રણ વધુ સુદૃઢ બનાવવા જેવા અનેક હેતુસર બનાવવામાં આવી છે

કુલ નાણાં વ્યવહારોમાં ભંડોળ આધારિત અને બિન ભંડોળ આધારિત આંશિક શાખ વધારા જેવા વ્યવહારો તેમ જ ધિરાણ લેનારને કરાયેલા વધારાના રોકાણ સહિતના વ્યવહારોનો સમાવેશ થાય છે

જમ્મુ ખાતે અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરતાં દુલ્લોએ તેમને રાષ્ટ્રીય આર્યૂર્વેદ ચોગા નેયરોપેથી હેઠળ આવતી યુનાની સિદ્ધ સોવા રીગ્પા અને હોમિયોપેથી વગેરે સેવાઓના કાર્યક્રમ યોજનાઓના અસરકારક અમલીકરણ કરવા જણાવ્યું હતું તેમણે અધિકારીઓ આરોગ્ય સુખાકારી કેન્દ્રો સ્થાપવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવાની અને આરોગ્ય સેવાઓના અસરકારક અમલીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું છે

જમ્મુ ખાતે શાળા શિક્ષણ વિભાગના સચિવ સરિતા ચૌહાણે આ માહિતી આપી હતી

શ્રી રાવતે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળો ખૂબ જ શિસ્તબદ્ધ અને બિનસાંપ્રદાયીક છે અને માનવતા અને શિષ્ટાયાર તેમનાચાલક બળ છે નવી દિલ્હી ખાતે યુદ્ધ સમયે માનવ અધિકારોના રક્ષણ વિષય પર માનવ અધિકાર પંચના નિવાસી તથા તબીબી અધિકારીઓને સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું આતંકવાદ અને બળવા વિરોધી કાર્યવાહી વધારે પડકારજનક અને મુશ્કેલ બની હોવાનું નોંધતા શ્રી રાવતે કહ્યું કે સશસ્ત્ર દળો આતંકવાદી અને ધુસણખોરોને ઓળખી તેમને જ લક્ષ્ય બનાવાય અને નિર્દોષ લોકોને નુકસાન ન થાય તેની કાળજી રાખે છે

પાકિસ્તાની દળોએ ભારતની સરહદી ચોકીઓ અને નાગરિક રહેઠાંણના વિસ્તારોને નિશાન બનાવ્યા હતા સંરક્ષણ દળીના પ્રવક્તાએ અમારા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ગઇકાલેસાંજે સાડા છ વાગે પાકિસ્તાની લશ્કરી ટુકડીઓએ પહેલા નાના શસ્ત્રોથી ગોળીબાર શરૂ કર્યો હતો અને બાદમાં નોશેરા ક્ષેત્રના કલાલમાં નિયંત્રણ રેખા પર તોપમારો શરૂ કર્યો હતો

પાકિસ્તાનદ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને તોપમારામાં ભારત તરફી કોઈ નુકસાનના સમાચાર નથી અગાઉ દિવસ દરમિયાન પણ બપોરે એક વાગ્યા આસપાસ પાકિસ્તાન સૈનિકોએ રાજૌરી જિલ્લાના સુંદરબની ક્ષેત્રમાં ભારતની સરહદી ચોકીઓ અને બુલ્કી વિસ્તારોમાં નિશાન બનાવી ગોળીબાર કર્યા હતા

શુક્રવારની પ્રાર્થનાને અનુલક્ષીને દરેક રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં યુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો હતો

અમારા લખનૌના સંવાદદાતા જણાવે છે કે કોઈ અનિચ્છનીય ઘટનાના અહેવાલ નથી અને પોલીસ દરેક વિસ્તારોમાં સતર્કતા રાખી રહી છે શુક્રવારની પ્રાર્થનાને અનુલક્ષી રાજ્ય પોલીસ સાથે રેપીડ એકશન ફોર્સ અર્ધલશ્કરી દળો પ્રાંતીય સશસ્ત્ર પોલીસ દળો તથા ક્વીક રીસ્પોન્સ ટીમો પણ તૈનાત કરાઈ છે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાયું હતું

જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે

હિમાચલ પ્રદેશમાં કુફ્રી મનાલી સોલાન ભુન્તાર સુંદરનગર અને કલ્પા ખાતે તાપમાન શૂન્યથી ઓછું રહ્યું છે

રાજસ્થાનમાં ઘણાં વિસ્તારોમાં પણ ઠંડીનું જોર જોવા મબ્યું છે સિક્રી જિલ્લાના ફતેહપુર ગામમાં તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે

તેમણે કહ્યું કે આ હેતુ માટે સોશિયલ મીડિયા ખૂબ જ સારૂ માધ્યમ છે અને સોશ્યલ મીડિયાના નિષ્ણાંતો આ માધ્યમ દ્વારા સંસ્થાઓની સિદ્ધિઓ અને કાર્યો પ્રકાશિત કરી સંસ્થાની છબી નિર્માણમાં અગત્યનો ભાગ ભજવી શકે છે ગઇકાલે નવી દિલ્હી ખાતે સોશયલ મીડિયા આઉટરીય અને કોમ્યુનિકેશનની રાષ્ટ્રીય કાર્યશાળાને ખુલ્લી મુકતા તેમણે આ મુજબ જણાવ્યું છે તેમણે કહ્યું કે આ કાર્યશાળાનો હેતુ વિવિધ સંસ્થાઓના સોશ્યલ મીડિયા સંવાદ અને પહોંચને એક છત હેઠળ લાવવાનો અને દૈનિક સંવાદ માટે મંચ પૂરો પાડવાનું છે

બેંગલુરુ અને કર્ણાટકના અન્ય વેપાર કેન્દ્રો સાથે સીધું જોડાણ કરવા કાલાબુગારી હવાઈમથકનો વિકાસ કરાયો છે